લોકસભાએ મુસ્લીમ મહિલાઓના લઝ્નના અધિકારોને રક્ષણ આપતા અને તત્કાળ દ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવતા વિઘેયકને ગઈકાલે ધ્વનીમતથી બહાલી આપી છે

ઈરાન ખાતેના ભારતીય રાજદુતાવાસને ઈરાન દ્વારા ગયા સપ્તાહમાં જપ્ત કરાયેલા બ્રિટનના તેલવાહક

ભારતના પીપ્રણીત જાપાન ઓપન બેડમીંટન સ્પર્ધાની આજે યોજાનારી ક્વાર્ટર

સૈનિકોને પાછા ખદેડીને તેને ફરીથી નિયંત્રણમાં લેવા શરૂ કરાયેલું ઓપરેશન વિજય આજના દિવસે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું આ વર્ષના કારગીલ દિવસની વિષયવસ્તુ છેસ્મરણ પ્રસન્નતા અને પુનઃ સ્થાપના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મુકાશ્મીરના દ્વાસ ક્ષેત્રમાં કારગીલ યુ દ્ધ સ્મૃતિ સ્થળ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્ઠીમાં ઓપરેશન વિજયના શહિદ વીરોને ભાવભીની અંજલી આપશે

રાજનાથસિંહ અને લશ્કરના વડા બીપીન રાવતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વિજય શ્યોતી પ્રગટાવી હતી

કારગીલ વિજય દિવસના ત્રણ દિવસ માટેના મુખ્ય ઉજવણી સમારોહનો ગઇકાલથી દિલ્હીમાં આરંભ થયો છેગઇકાલે માણેક શો કેન્દ્ર ખાતે પેનલ ચર્ચાનું આયોજ ન થયું હતું

સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકના સંદર્ભમાં લશ્કરના વડાએ ચેતવણી આપી હતી કે જા પાકિસ્તાન અપ્રત્યક્ષ યુદ્ધને સમર્થન આપતું રહેશે તો આ બંને કાર્યવાહીનું પુનરાવર્તન નકારી શકાય નહીં આકાશવાણીના સંવાદદાતા સાથેની વાતયીતમાં જનરલ રાવતે આંતરિક સલામતીથી લઈને નવા પડકારો સહિત વિવિધ મુદ્દાઓ અંગે પોતાના વિચારો જણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શાંતિના સમયમાં સેનાની ત્રણે પાંખોના એકત્રીકરણથી સંકલન સાધવામાં મદદ મળી શકે છે ચીન સાથેના સંબંધો અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના વડા શી જીનપીંગ વચ્ચેની વુહાન ખાતેની મંત્રણા બાદ ચીનની સેનાને સ્પષ્ટ સૂયનાઓ આપવામાં આવી છે આના લીધે બંને સેનાઓ વચ્ચે તનાવ ઉભો થવાનો મુદ્દો ઉકેલાયો છે

આ વિધેયક યોક્ક્સ સમુદાય કે ધર્મના વિરોધમાં નથી અને તેને રાજકારણની નજરે જાવું જાઈએ નહીં કોંગ્રેસના અધીર રંજન યૌધરીએ આ વિઘેથકમાં કરાયેલી સજાની જાગવાઈનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સર્વોચ્ય અદાલતના યૂકાદામાં સજાની જાગવાઈનો નિર્દેશ નથી

લોકસભાએ આ વિઘેયકને આ અગાઉ જ મંજુરી આપી હતી આ વિઘેથકમાં કેન્દ્ર તથા રાજ્ય માહિતી પંચોના માહિતી કમિશરોના વેતન કાર્યકાળ ભથ્થાઓને લગતા નિયમો બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક રખવાની જાગવાઇ છેકર્મયારી બાબતોના ર ાજયમંત્રી જીતેન્દ્રસિંહે આ વિઘેયક રાજ્યસભામાં રજી કરતા સ્પષ્ટતા કરી હતી કે આ વિઘેયકનું ધ્યેથ માહિતી અધિકાર ધારાની સ્વાયત્તતા ઘટાડવાનું નથી

મુરલીધરને

ઉલ્લેખનિય છે કે ઈરાને હોર્મુઝની સમુદ્ર ધુનીમાં બ્રિટનના તેલવાહક જહાજને અટકાયતમાં લીધું હતું

બોલતા શ્રી નાયડુએ કહ્યું કે આ હેતુથી બફસ્તરીય માહિતીના આદાનપ્રદાન માટેનું માળખુ તૈયાર કરવાની તેમણે માળખાકીય સુવિધા જરૂર છે ઉર્જા અને શહેરી આયોજન સહિત વિવિધ ક્ષેત્રમાં ઉભા થતા પડકારોને પહોંચી વળવા અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો

ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે ભારત આ મુદ્દે પાકિસ્તાની સત્તાવાળાઓના સંપર્કમાં છેગયા સપ્તાહમાં હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનની સેનાની અદાલત દ્વારા કુલભૂષણ જાધવને અપાયેલી ફાંસીની સજા સામે મનાઈ હુકમ ફરમાવ્યો હતો અને પાકિસ્તાનને કુલભૂષણ જાધવ સાથે રાજદ્વારી સંપર્કની ભારતની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો ઉલ્લેખનિય છે કે જાસૂસીના આરોપસર પાકિસ્તાને જાધવની ધરપકડ કરી હતી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આતંકવાદીઓ અંગે કરેલી કબુલાતને લગતા પ્રશ્નના જવાબમાં શ્રી રવિશકુમારે જણાવ્યું હતું કે પાકિસ્તાનની ધરતી ઉપરના આતંકવાદી શિબિરો સામે વિશ્વસનીય કાર્યવાહી કરવાનો પાકિસ્તાન માટે આ યોગ્ય સમય છે

ંટન સ્પર્ધાની આજે રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં રમશે